રાજકોટમાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા આરોગ્ય સચિવ તબીબી ટુકડી સાથે

અનંત ચતુદર્શી નિમિતે ધાર્મિક પરંપરાપૂર્વક ગણેશ વિસર્જન કરાયું

આજે બપોરે નવી દિલ્હીના લોધી રોડ સ્મશાનગૃહમાં પૂરા લશ્કરી સન્માન સાથે સદગતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાજ્લ ગાંધી કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ આરએસએસના વડા મોફન ભાગવત દિલ્ફીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કેન્દ્રીયમંત્રીઓ નિર્મળા સીતારમણ અને હર્ષ વર્ધન સીપીઆઇ નેતા ડી રાજા ત્રણેય લશ્કરી સેનાઓના વડા અને અગ્રણી મહાનુભાવોચે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને કોવિડ પ્રોટોકોલ મુજબ અંગત ગન કેરેજના બદલે વાનમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા હતા સદગતના પુત્રે તેમને અંતિમ સંસ્કાર આપ્યા હતા આ પહેલાં લશ્કરના જવાનો દ્વારા અંતિમ સલામી આપવામાં આવી હતી કેન્દ્રીય મંત્રીમંડળે શ્રી પ્રણવ મુખર્જીના દુખદ અવસાન પર શોક વ્યક્ત કર્યો કેબિનેટે પૂર્વ રાષ્ટ્રપતિની યાદમાં બે મિનિટ મૌન પણ પાળ્યું હતું કેબિનેટ દ્વારા કરાયેલા ઠરાવમાં તેમના નિધનથી એક પ્રતિષ્ઠિત નેતા અને અદ્વિતીય સંસદ સભ્ય ગુમાવ્યા બદલ દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે

સાત વખત સંસદસભ્ય અને ભારત રત્ન પ્રાપ્તકર્તા શ્રી મુખરજી એક પ્રશંસનીય અને આદરણીય રાજકીય વ્યક્તિત્વ હતા

મંત્રીમંડળની આગામી બેઠકમાં ગુંડા વિરોધી કડક કાયદા માટેનો પ્રસ્તાવ મુખ્યમંત્રી વિજય રૂપાણી રજુ કરશે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

દારૂનો વેપાર જુગાર ગાયોની કતલ નશાનો વેપાર અનૈતિક માનવ વેપાર બનાવટી દવાનું વેયાણ વ્યાજખોરી અપહરણ ગેરકાયદેસર હથિયારો રાખવા જેવી બદીઓને ડામવા કડક જોગવાઇઓ સૂચિત કાયદા માં સામેલ કરાશે ગુંડા ધારા હેઠળ જે વ્યકિત સાક્ષી બનશે તેને પુરેપુરૂ રક્ષણ આપવા સાથે સાક્ષીની ઓળખ સરનામું ગુપ્ત રાખવાની જોગવાઈ નવા કાયદા માં રખાશે મુખ્યમંત્રી રાહતનિધિ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગુજરાત કેમકલ પોર્ટ લિમમટેડ દ્વરા કોરોના મહામારી સામે લડવા મુખ્યમંત્રી રાહતનિધિમાં પાંચ કરોડનો ચેક અર્પણ કરાયો છે

ગુજરાત સરકારના એકમો ગુજરાત મેરીટાઇમ બોર્ડ ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર કેપની લિમિટેડ અને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન જેવા વિવિધ એકમોનુ આ સંયુકત સાહસ છે

શ્રીમતી જયંતિ રવિએ રાજકોટ હોસ્પીટલમાં તબીબો અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી તેમણે જણાવ્યુ હતુ કે સરકારની માર્ગદર્શિકા કરતા જે હોસ્પીટલો વધુ રૂપિયા વસૂલી રહી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે રાજકોટમાં મૃત્યુદર ઘટાડવા અને એકપણ મોત ન થાયે એ પ્રકારના સરકારના પ્રયાસો છે

જરૂરી સાધનો વેન્ટીલેટર દવા સહિતની તમામ વસ્તુ પૂરી પાડવામાં આવી રહી છે

તો અમદાવાદ જીલ્લાના બોડકદેવ વિસ્તારમાં પણ કેટલાક શ્રમિકો કોરોનાગ્રસ્ત બન્યા છે

સુરેન્દ્રનગર નગરપાલિકાના બે મહીલા કામદારોનો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો

બ્રિગેડિયર એસ

તિવારી રેવામાં આવેલી સૈનિક સ્ફ઼લ ખડકવાસલા ખાતેની નેશનલ ડિફેન્સ એકેડમી અને દહેરાદ્દન ખાતે આવેલી ઇન્ડિયન મિલિટરી એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તે સ્પેશિયલ ફોર્સ ઓફિસર છે અને પેરાશૂટ રેજિમેન્ટની છઠ્ઠી બટાલિયનમાં કમિશન્ડ થયાં હતાં

સરદાર સરોવર નિગમ ડેમ ખાતેના કાર્યરત ઉચ્ય અધિકારીઓ પાણીન આવક જાવ પર દેખરેખ રાખી રહ્યા છે કડાણા ડેમ થી પણ પાણી છોડાઈ રહ્યું હોવાથી વડોદરા આણંદ અને ખેડા જિલ્લા માં લોકો ને મહીસાગર નદી ના વહેણ થી દૂર રહેવા તાકીદ કરાઇ છે ભાવનગર ના શેત્રુંજી ડેમ માથી પણ પાણી છોડાઈ રહ્યું છે

જેનો સુંદર નઝારો જોવા સહેલાણીઓ ઉમટયા હતા